રાષ્ટ્રપતિએ કહ્યું કે કોવિડનાં સમયગાળામાં દેશનાં અર્થતંત્રને થયેલી અસરમાંથી ભારતીય અર્થતંત્ર બહાર આવી રહ્યું છે

તેમણે કહ્યું કે સરકારે ગરીબોનાં હિતમાં દોઢ કરોડથી વધુ વીજજોડાણો મફત આપ્યા છે ઘરમાં કામ કરવાવાળા શ્રમિકો ગરીબોને પેંન્શન આપવા પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના લાગુ કરી છે રાષ્ટ્રપતિ એ નાગરીકોનાં હિતમાં શરૂ કરાચેલી ઉજ્જવલા ચોજના સહિત વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી

રાષ્ટ્રપતિએ બધા જ દેશવાસીઓને સાથે મળીને આગળ વધવા તથા કર્તવ્યપાલન કરીને રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવા કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો

દેશનાં અત્યારસુધીનાં ઈતિહાસમાં પેપરલેસ અંદાજપત્ર અર્થાત ડિજીટલ સ્વરૂપે રજૂ થનારું આ પ્રથમ અંદાજપત્ર છે કોવિડની પરિસ્થિતી ધ્યાનમાં લઈને રાજ્યસભામાં સવારનાં નવથી બપોરનાં બે સુધી જ્યારે લોકસભામાં બપોરનાં ચારથી રાતનાં નવ સુધી કામકાજ હાથ ધરાશે

લોકસભાની કાર્યવાહી સરળતાથી યોજાય તે માટે બધા જ રાજકીય પક્ષોની અગ્રણીઓની બેઠક સરકારે આજે બોલાવી છે એવી જ રીતે રાજ્યસભા સભાપતિ વેંકૈયા નાયડુએ રાજ્યસભા બધા જ પક્ષોનાં પ્રતિનિધીઓની બેઠક રવિવારે બોલાવી છે